આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને પત્રકારોને ણજાવ્યું કે કોરોના વાયરસ વધુ ન ફોલય તે માટે ચાંપતી નજર રાખીને દરરોજ સમીક્ષા કરાય છે દિલહીમાં યોજાયેલી બેઠકમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અધિકારીઓ હાજર રહ્યા હતા તેમણે સંપર્કનું ઉદગમસ્થાન સામૂહિક નિરીક્ષણ હોસ્પિટલ મેનેજમેન્ટ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવા અને જનજાગૃતિ માટે માહિતી પુરી પાડવી જેવી પ્રવૃતિઓ માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન પર ભાર મૂક્યો હતો વિરલ રાણા ખરીદી રાજ્ય સરકાર દ્વારા ઘઉ અને ચણાની ખરીદી ટેકાન ાભાવે કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટીંગ સિઝન અંતર્ગત ઘઉંની ખરીદી ગુરજાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ દ્વારા રવામાં આવશે

મંદિરોમાં હિંડોળા તથા કૂલડોલ ઉત્સવની ઉજવણી થઈ જ્યારે લોકોએ રંગોથી રંગીને ફાગણનો ઉમંગ વ્યક્ત કર્યો હતો શહેરો અને ગામોમાં નાના મોટા સૌએ એકઠા થઈ ધૂળેટીની ઉજવણી કરી ક્યાંક કેસુડા અને ક્યાંક રંગોથી પરસ્પરને રંગવામાં આવ્યા હતા તો જગતમંદિર દ્વારકામાં પણ ભગવાન શ્રીકૃષ્ણ સાથે રમવા લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવ્યા હતા અને ભગાવન દ્વારકાધીશ સંગે રંગે રંગાઈ ભક્તો કૃષ્ણમય બન્યા હતા

આ ઉપરાંત તાલુકા પંચાયતોની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે

વિરલ રાણા અકસ્માત કચ્છમાં ધુળેટીના સપરમાં પર્વ અબડાસાના કોઠારા માનપુરા બસસ્ટેન્ડ નજીક ગઈ સાંજે સાડા ચાર વાગ્યે બાઈક પર જતા બે માસીયાઈ ભાઈનું વાહન સાથે પૂરપાટ વેગે આવી રહેલી મારૂતિ કાર સાથે અથડાતા બન્નેના મોત નીપજ્યા છે ધૂળેટીનું પર્વ હોઈ માંડવી ફરવા ગયેલા રાજેશ લખુભાઈ ઓખર અને જેઠાલાલ ખીમજી સીજી પરત ફરી રહ્ઢયા હતા ત્યારે વાહનને ઓવરટેક કરવા જતા આ દુર્ઘટના સર્જાઈ હતી બન્ને યુવકોના મૃતદેહને કોઠારા પોલીસે નલિયા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે

વિરલ રાણા કમોસમી વરસાદ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે રાજ્યના વાતાવરણમાં પલ્ટો આવવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે રાજ્યમાં બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સૌરાષ્ટ્રના દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા છે કમોસમી વરસાદ ખેડુતોમાં ચિંતા પ્રસરી ે ઘઉં બટાકા સહિતના પાકોને નુકશાન થવનો ભય ખેડૂતો સેવી રહ્યા છે